ભાજપના અધ્યક્ષ જે પી નક્રાએ બલિયા ગોળીબાર કેસના આરોપીનું સમર્થન કરનાર ભાજપના ધારાસભ્ય સુરેન્દ્રસિંહને કારણદર્શાવો નોટીસ આપવા ઉત્તરપ્રદેશ ભાજપ અધ્યક્ષને નિર્દેશ આપ્યો છે

તેમાં મુખ્યત્વે કોવિડથી ઉભા થયેલા પડકારો અંગે ચર્ચા કરવામાં આવશે આ બેઠકનું આથોજન આ વર્ષે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે બિલ એન્ડ મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે મળીને કર્યું છે આ બેઠકને આરોગ્યમંત્રી ડોક્ટર ફર્ષવર્ધન પણ સંબોધિત કરશે

હાલમાં શરૂ કરવામાં આવેલી નવી રાષ્રી ય શિક્ષણ નીતી પ્રતિભાશાળી યુવાનોને વૈશ્વિક પડકારોનો સ્વીકાર કરવા માટે તૈયાર કરશે જેથી તેઓ જરૂરી ક્રશળતાવાળી નોકરીઓ સુધી પહોંચી શકે

ટી

એમ અને સાત એઇમ્સને મંજુરી આપવામાં આવી છે જેથી યુવાઓને ઉચ્ય અભ્યાસ કરવાની વધુ તકો મળી રહે છે

તે દેશની છઠ્ઠી અને કર્ણાટક રાજ્યની પ્રથમ યુનિવર્સિટી છે બેહાર બિહારમાં વિધાનસભા યૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની આજે છેલ્લી તારીખ છે

ઉલ્લેખનિય છે કે ત્રીજા તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાનો કાલે અંતિમ દિવસ છે દરમ્યાન પ્રથમ અને બીજા તબક્કા માટેનો ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો છે

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદ આર

સિંહ નિત્યાનંદ રાય અને અશ્વિનીકમાર ચૌબે એન

ના સમર્થનમાં રેલીઓ કરી રહ્યા છે

ડી યુ ના અધ્યક્ષ અને મુખ્યમંત્રી નીતિશકુમારે બક્સરમાં એક રેલીને સંબોધિત કરી તેઓ નાવાનગર તરારી અને જગદીશપુરમાં પણ જનસભાઓ કરવાના છે બીજી બાજુ મહાગઠબંધન તરફથી મુખ્યમંત્રી પદના દાવેદાર અને રાજદના નેતા તેજસ્વી પ્રસાદ યાદવે યાનનમાં એક જનસભા કરી ઉપરાંત ગયા પટણા નવાદા શૈખપુરા અને જમુઈ જિલ્લાઓમાં છ રેલીઓ કરવાના છે

પેટા ચૂંટણી ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા યૂંટણીમાં ભરાયેલા ઉમેદવારીપત્રો પાછા ખેચવાનો આજે છેલ્લો દિવસ હોવાથી ચૂંટણીજંગમાં કેટલા ઉમેદવારો રહ્યા છે તે ચિત્ર આજે સ્પષ્ટ થશે

આ ઉપરાંત શ્રી અશોક ચૌહાણ શ્રી રણદીપસિંહ સૂરજેવાલા તથા શ્રી કમલનાથ પણ પેટાચૂંટણી માટે પ્રચાર કરશે

પી નક્રાએ બલિયા ગોળીબાર કેસના આરોપીનું સમર્થન કરનાર ભાજપના ધારાસભ્ય સુરેન્દ્રસિંહને બનાવની તપાસ કામગીરીથી અળખા રહેવાની ચેતવણી આપી છે

અમારા સંવાદદાતા જણાવે છે કે ભાજપના અધ્યક્ષે ઉત્તરપ્રદેશ ભાજપના વડા સ્વતંત્ર દેવસિંહને આરોપીનું સમર્થન કરનાર ધારાસભ્ય સુરેન્દ્રસિંહને કારણદર્શાવો નોટીસ આપવાનો નિર્દેશ આપ્યો છે

વધુ સમાચાર

ગુજરાત સૂવર્ણચંદ્રક ગુજરાતની ઈલાવેનિલ વાલારિવને વર્યુઅલ માધ્યમથી યોજાયેલ શેખ રસેલ આંતરરાષ્ટ્રીય એર રાઈફલ સ્પર્ધામાં સૂવર્ણચંદ્રક જીત્યો છે ભારત અને બાંગ્લદેશ સહિત છ દેશોના રમતવીરોએ આ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો

દેશ કોરોના દેશમાં કોવિડથી સાજા થવાનો દર સતત વધી રહ્યો છે તથા સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે

રિયર એડમિરલ બન્ડારા જયતિલકાના નેતૃત્વમાં શ્રીલંકાના સયુરા અને ગજબાહુ યુદ્ધ જહાજો કવાયત પણ સામેલ થશે જ્યારે રિયર એડમિરલ સંજય વાત્સ્યાયનના નેતૃત્વમાં ભારતી યનૌકાદળના કર્મોટા અને કિલ્તાન યુદ્ધ જહાજો તથા નૌકા દળના ચેતક હેલિકોપ્ટર અને ડોર્નિયર પેટ્રોલિંગ વિમાનો પણ સંયુક્ત કવાયતમાં ભાગ લેશે પાકિસ્તાન દેખાવો પાકિસ્તાનમાં વિપક્ષો દ્વારા પ્રધાનમંત્રી ઈમરાન ખાન સામેના રાજકીય વિરોધના ભાગરૂપે ગઈકાલે કરાંચીમાં યોજાયેલી એક રેલીમાં હજારો સમર્થકોએ ભાગ લીધો હતો

નામના વિપક્ષના સંયુક્ત મોર્ચા દ્વારા યોજાયેલી આ રેલીમાં બિલાવલ ભુદ્દો ઝરદારી મર્ચમ નવાઝ મૌલાના ફઝલુર રહેમાન મહેમુદ ખાન અને મોહસીન દાવર જોડાયા હતા